ટકાઉ વિકાસ માટે અને આબોહવા પરિવર્તન રોકવા દાખલારૂપ નેતાગીરી લેવા બદલ આ પુરસ્કાર આપવામાં આવે છે રાષ્ટ્રસંઘના મહા સચિવ એન્ટોનીઓ ગુટેરેસ આજે નવી દિલ્હીમાં પ્રવાસી ભારતીય કેન્દ્ર ખાતે આ પુરસ્કારો એનાયત કરાશે વિદેશમંત્રાલયના આર્થિક સંબંધો અંગેના સચિવ ટી એસ તિરુમૂર્તિએ પ્રસાર માધ્યમોને જણાવ્યું હતું કે રાષ્ટ્રસંઘ દ્વારા ગયા અઠવાડિયે ન્યૂર્યોક્રમાં પર્યાવરણ ક્ષેત્રના આ સર્વોચ્ય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં તેમને શપથ લેવડાવશે ન્યાયમૂર્તિ ગોગોઈ ન્યાયમૂર્તિ દીપક મિશ્રાનું સ્થાન લેશે જેઓ ગઈકાલે આ પદથી સેવા નિવૃત થયા છે

તેને મૂળ ભારતીય અમેરીકી સાંસદો અમી બહેરા રાજા કેષ્ણમૂર્તિ રો ખન્ના અને પ્રમીલા જયપાલ ટેકો આપ્યો હતો હાલ ભારત વિશેના અમેરીકી સંસદના સભ્યોના જૂથના સહઅધ્યક્ષ તુલસી ગાબાર્ડે પણ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે કોંગ્રેસ્નલ સુવર્ણચંદ્રકએ અમેરીકીની સંસદ દ્વારા અપાતું સર્વોચ્ય નાગરિક સન્માન છે

જિલ્લા વહીવટીતંત્ર અને ભુજ નગરપાલિકા આયોજિત કાર્યક્રમને ખુલ્લો મૂકતાં રાજ્યમંત્રીશ્રીએ પૂ બાપુની ભાવવંદના કરતાં દેશને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન કવનને યાદ કરતાં જીવનમાં સ્વચ્છતા અને સાદુ જીવન ઉચ્ચ વિચારો અપનાવવા હાંકલ કરી હતી તેમણે દેશના પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના સ્વચ્છતા સંદેશને દેશ વ્યાપી અભિયાનનું રૂપ આપી કરાતું સફાઇ અભિયાનનું કાર્યની તેમજ પં શ્યામજી ક્રષ્ણવર્મા સ્મારક ઉપરાંત હવે લોખંડી પુરૂષ સરદાર પટેલની વિશાળ પ્રતિમા પણ લોકજીવનને પ્રેરણાદાથી બની રહેશે તેમ ઉમેર્યું હતું

નળિયા વાયુદળના વાળા એર કમાન્ડર એ

એન્થોની એ લીલી ઝંડી આપી સાયકલ યાત્રાને સ્ટાર્ટ આપ્યો હતો

વન્ય પ્રાજ્ઞીઓના જતન સંવર્ધન માટે વિશેષ કાર્યક્રમો પજ્ઞ યોજાયા છે ત્યારે વન વિભાગ દ્વારા જનજાગૃતિ રેલી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જે દ્વારા વન્ય પ્રાણીઓના જતન અને સંવર્ધન માટે સંદેશ વહેતો કરાય છે

આ નિમિત્તે નશાબંધી રેલી નશાબંધી પ્રદર્શન વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા પ્રચાર સાહિત્યનું વિતરણ વિગેરે કરાશે